પ્રાદેશિક સમાયાર સુકેશ ગુપ્તા વાંચાછા ે છ મહાનગરપાલિકાઓની આ રવિવારે યોજાનારી યૂંટણીનો જાહેર પ્રચાર પૂરો થયો ે યૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે શાંતિથી યોજાય તે માટે રાજ્ય પોલીસ તંત્રે યુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો ઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા શિયાળુ પાકોને નુકસાનની ભીતી ે આજે નર્મદા જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઇ માં રેવાને વિશાળ ચૂંદડી અર્પણ કરાઇ

વડોદરા ચૂંટણી પ્રચાર વડોદરા મહાનગરપાલિકની યૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી નીકળી હતી

શહેરના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રાપ્ત તમ્મજ અન્ય પક્ષો દ્વારા રેલીઓ કાઢવામાં આવી હતી જેન કારણ ઠેરઠેર ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસામામલો થાળાપાડવા પ્રયત્ન કર્યો હતો

પાટીલ રેલી ભાજપના પ્રદેશપ્રમુખ સી આર પાટિલ આજે અમદાવાદમા રેલી યોજી હતી અન બાદમાં જાહેર સભાન સંબોધન કર્યું હતું

જ્યારે કાલોલ તાલુકાના પીંગળી કાનોડ સહિતના ગામોમાં બરફના કરાં સાથક્ર્મો વરસાદ પડ્યો હતો ડાંગ જિલ્લાના આહવા બોરખાા સુબીર તાલુકાના અનાક ગામડાંઓમાં મૂશળધાર વરસાદી ઝાપટું પડ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં પણ માવઠુ થયાના સમાયાર છા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ ગઈ સાંજે હવામાનમાં અયાનક પલટો આવતા બરફના કરા સાથ વરસાદ થયો હતો કમોસમી વરસાદન લઈ આંબાની મંજરી થતા મોરવાન મોટું નુકસાન થવાનું જોખમ વધી શકે છા જ્યારે કઠોળ પાકમાં તુવાર ચણાવાલવટાણા મસુર વગઢે ઉનાળાના પાકોન અતિ ભારે નુકસાન થવાની ભીતિ છ મકાઈ અન બાજરીના પાકન પણ નુકસાન થયું છ નર્મદા જયંતિ આજે નર્મદા જયંતિ અવસરે યાણોદ ખાત નર્મદા તટે નર્મદાયાગ યજ્ઞ યોજાયો

યાંદોદ ખાત આજે નાવિક તથા માછી સમાજના લોકો ભારે શ્રધ્ધા અન ભક્તિભાવપૂર્વક નર્મદા જયંતીની ઉજવણીમાં જોડાયા હતા